આ પ્રસંગે રાષ્ટ્રપતિએ પાયાના સ્તરે નવી શોધખોળ કરનારાઓને દસમા દ્વિવાર્ષિક રાષ્ટ્રીય નવકલ્પના પુરસ્કારો અર્પણ કર્યા હતા આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે નવકલ્પના દ્વારા સ્થાનિક સમસ્યાનો સ્થાનિક સ્તરે સુચારૂ ઉકેલ મળી શકે છે તેમણે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજીના ગ્રામ સ્વરાજના અભિયાનના મૂળમાં પણ આજ ભાવના હતી રાષ્ટ્રપતિશ્રીએ ગુજરાતીઓની ઇનોવેશન અને ઉદ્યોગ સાહસિકતાને બિરદાવી હતી નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશનના સ્થાપક પ્રોફેસર અનિલ ગુપ્તાએ સમગ્ર કાર્યક્રમ અંગે પોતાના પ્રતિભાવો આપ્યા હતા શીતલ ભારત પેસેફિક લશ્કરી કવાયતના ભાગરૂપે આવતા અઠવાડીયે શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સૌથી વિશાળ કવાયત હાથ ધરશે ઓસ્ટ્રેલિયના શ્રીલંકા ખાતેના હાઇકમિશનર જહોન ફિલિપે કોલંબોમાં જણાવ્યું કે તેમાં ભૂમિદળ હવાઇદળ અને નૌકાદળના એક હજારથી વધુ જવાનો જોડાશે કવાયત બાદ ઓસ્ટ્રેલિયાની ટુકડી ભારત આવશે તેમણે કહ્યું કે ઓસ્ટ્રેલિયા હિન્દ પેસેફિક સમુદ્ર વિસ્તારને સુરક્ષિત અને સમૃદ્ધ માને છે ઓસ્ટ્રેલિયાના સંરક્ષણ સલાહકાર સીન ઉનવીને કહ્યું કે હિન્દ મહાસાગર વિસ્તારમાં શ્રીલંકાએ મુખ્ય કેન્દ્ર છે

અદાણી ફાઉન્ડેશનનાં ડાયરેક્ટર શ્રી વી

ગઢવીએ ઉપસ્થિત તમામ તાલીમાર્થીઓ સાથે સંવાદસાધવાના યોજાયેલા કાર્યક્રમમાં તમામ ડીઝીટલ તાલીમાર્થીઓનો પ્રતિભાવ સાંભળી પોતાનો ભાવ વ્યક્તકરતા જણાવ્યું હતું કે માત્ર ભુજ જ નહિ પરંતુ સમગ્ર કચ્છમાંથી યુવાનો આ કાર્યક્રમમાં જોડાઈ ઈચ્છિતરોજગારી પ્રાપ્ત કરી શકે છે તેમણે તાલીમાર્થીઓને આ સંદેશો પોતાના નિકટજનો સુધી પહોંચાડવા અનુરોધકર્યો હતો માર્કેટમાં ઊંચા ભાવે ડીઝીટલ તાલીમ અપાય છે ત્યારે અદાણી સ્કિલ ડેવલોપમેન્ટ દ્વારા દીવ્યાંગોમાટે નિ શુલ્ક તાલીમ અપાય છે અદાણી ફાઉન્ડેશન દ્વારા નવચેતન અંધજનમંડળ સંચાલિત વિકલાંગ ઔધોગિક તાલીમનાંવિધાર્થીઓ માટે આ ડીઝીટલ સાક્ષરતા તાલીમ માધાપર મુકામે પ્રયોજવામાં આવી હતી

જેથી જિલ્લાના તમામ વ્યાજબી ભાવ દુકાનદારોએ જાહેર વિતરણના જથ્થાની પરમીટો મેળવીતેની રકમો સત્વરે બેંકમાં જમા કરાવી ચલણી તેમજ બુકો ગોડાઉન ઉપર જમા કરાવી જવી જેથીજથ્થો નિયત તારીખ સુધીમાં પહોંચાડી શકાય જેની સર્વ વ્યાજબી ભાવ દુકાનદારોએ નોંધ લેવી

પહેલી એપ્રિલ થી કામગીરી રાબેતા મુજબ શરૂ થશે તેવું નાયબ જિલ્લા મેનેજર ગુજ રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ ભુજ દ્વારા જણાવ્યું છે